પ્રધાનમંત્રી અવંતીપુરા અને વિજયપુરમાં એઈમ્સની તકતીનું શિલાન્યાસ કરશે તેઓ વિજયપુરમાં જન સભાને પણ સંબોધશે પ્રધાનમંત્રી જમ્મુમાં ભારતીય જન સંચાર સંસ્થાનમાં વિકાશ કામની તકતીનું અનાવરણ કરશે

ત્યારબાદ તેઓ ચિનાબ નદી પર નિર્માણ પામનારા ટુ લેન પુલનું સજવાલ ખાત ખાતમુહર્ત કરશે શ્રી મોદી લદાખમાં વિશ્વ વિધાલયનો શુભારંભ કરશે અને લેહમાં નવા વિમાન મથકનો શિલાન્યાસ કરશે ત્યારબાદ તેઓ શ્રીનગર ખાતે યોજાનારા કાર્યક્રમમાં ચાર રાજ્યોના વિધાર્થીઓ સાથે વાતયીત કરશે

આ વિભાગોના વિદ્યુતીકરણ થવાને કારણે હવે ઉત્તર અને પૂવોત્તર ભારતમાં કોલસા પથ્થર પટીનું પરિવહન સરળ બનશે

આગામી યુંટણીના અનુસાંધાને પશ્ચિમ બાંગાળમાં રાજકીય પક્ષો અને રાજયના અધિકારીઓ સાથે બે દિવસના વિચાર વિમર્શ બાદ પત્રાકરો સાથે વાતયીત કરતા શ્રી અરોરાએ કહયું કે યુંટણી પંચ ફરીથી બેલેટ પેપરના યુગમાં નથી જઈ રહયું તેમણે કહયું કે આપણા દેશમા બે દશકાથી પણ વધારે સમયથી ઇવીએમનો ઉપયોગ થઈ રહયો છે શ્રી અરોરાએ કહયું કે રાજકીય પક્ષો યુંટણી પ્રકિયામાં મતદારો પછી સૌથી મોટા પક્ષકાર હોવાને કારણે પોતાની પ્રતિક્રિયા આપવા તથા આશંકાઓ વ્યકત કરવાનો અધિકાર છે જયદિપ વૈષ્ણવ પ્રધાનમંત્રી કોળી સમાજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સુરેન્દ્રનગરના સાંગાણી ગામે યોજાયેલા અખિલ ભારતીય કોળી સમાજ મહાસંમેલનને વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી સંબોધન કર્યું હતું

તેમણે ઉમેર્યું કે કોળી સમાજ શિક્ષિત અને વિકાસશીલ બને તે માટે સરકાર પ્રતિબધ્ધ છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ પ્રસંગે જણાવ્યું કે રાજ્ય સરકાર કોળી સમાજની પડખે છે આ પ્રસંગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાનું સન્માન કરાયું હતું જયદિપ વૈષ્ણવ ક ચ્છમાં ઠંડી પહાડી રાજ્યોમાં થઇ રહેલી હિમવર્ષાની અસર તળે કચ્છમાં શરૂ થયેલ ઠંડીનો કડકડતો દોર જારી રહ્યો છે

હજ ઠંડીનો આ દોર જળવાયેલો રહેશે તેવું હવામાન વિભાગે જણાવ્યું છે

દોઢ માસ સુધી ચાલેલી સુધારણા ઝુંબેશ અંતર્ગત સતર હજાર યારસો બત્રીસ જેટલા નવા મતદારોના નામ આ યાદીમાં ઉમેરાયા છે